પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે કોરોના નાથવા માટે લોકડાઉન લાદવાને બદલે લોક શિસ્ત વધુ અસરકારક સાબિત

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા

ગામડાઓમાં લઝન પ્રસંગે લોકો કાયદો તોડી એકઠા થાય નહીં તે જોવા માટે ખાસ ટુકડીઓ નું પેટ્રોલીંગ શરૂ કરવાની સૂચના પણ તંત્રને શ્રી રૂપાણીએ આપી હતી કોરોના પ્રતિરોધક અગમચેતીનું પાલન કરવાની સમજણ નાના નાના આદિવાસી ગામડાઓ સુધી પહોચડવાની હિમાયત પણ તેમણે કરી હતી કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે લોકડાઉન લાદવાને બદલે લોક શિસ્ત વધુ અસરકારક સાબિત થવાની વાત શ્રી રૂપાણીએ કરી હતી

અભૂતપૂર્વ આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સતર્ક અને સક્ષમ હોવાનો દાવો આ જવાબમાં રજૂ થયો છે કોરોનાના ઈલાજ માટે ડોક્ટર દવા અને દવાખાનાની સાથોસાથ ટેસ્ટિંગ અને પ્રાણવાયુની નવી ક્ષમતા મોટા પાયે ઊભી કરાઈ હોવાની વિગત તેમાં રજૂ થઈ છે

ઇફકો ઇફકોના ઉપાધ્યક્ષ દિલિપ સંઘાણીએ જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન દર્દીઓને વિનામુલ્યે ઑક્સીજનનો પુરવઠો પૂરો પાડવા ઇફકો દ્વારા કામગીરી શરૂ કરાઇ છે અને ટૂંક સમથમાં કલોલ ખાતે સ્થપાયેલા નવા પ્લાન્ટમાંથી દર્દીઓને વિનામુલ્ચે ઑક્સીજન અપાશે

જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સોમવારે મોડી રાત્રે અમદાવાદ મેડિસિટીમાં ક્રોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી વોર્ડમાં જઈને આ બંને અધિકારીઓ કોરોનાના દર્દીઓને વ્યક્તિગત મળ્યા હતા અને તેમને મળી રહેલી સારવાર અંગે પૂછપરછ કરી હતી

કોરોના વૉર્ડમાં ફરજ બજાવતાં ડૉ શિવાંગી લખતરિયાએ કહ્યું હતું કે બંને ઉચ્ય અધિકારીઓએ અયાનક મુલાકાત લઈ દર્દીઓને બહેતર ઈલાજનો ભરોસો અને ડોક્ટરોને પ્રોત્સાહન આપ્યું છે દર્દીઓને સારવારથી જલ્દીથી સાજા થઇ જશે એવું આશ્વાસન આપ્યું છે તેમણે દર્દીઓ માટે જેટલું સારું થાય તે બધું જ કરવાનો અનુરોધ કર્યો છે

ત્યારે ડાંગ જીલ્લામાં વધુ ત્રણ સ્થળોએ એન્ટિજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ડાંગ જીલ્લા રોગયાળા નિંયત્રણ અધિકારી ડો

કોરોના મહામારીની સાંકળ તોડવા અને પોઝીટીવ કેસોની સંખ્યા વધતા આ નિર્મય લેવામાં આવ્યો છે

જેમા રેપીડ આરટીપીસીઆર ટેસ્ટ હોસ્પિટલમાં બેડ ઓકિસજન રેમડેસિવિર ઇન્જેકશન ટીફીન વ્યવસ્થા વગેરે જેવી સારવાર સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે પોરબંદરના કુતિયાણામાં કાર્યરત સરકારી સામુહિક આરોગ્ય કેન્ ખાતે હાલ ઓપીડીમાં દરરોજ વધારો થઇ રહ્યો છે

વડોદરામાં સોશીયલ ડીસ્ટનસનું પાલન ન કરાતુ હોય તેવા ગેન્ડીગેટ રોડ અને મંગળ બજારમાં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા ચેકીગ કરાતા પાંચ દુકાનોને સીલ માર્યુ હતુ અને માસ્ક ન પહેરતા નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઇ હતી

જેમાં મેડિકલ સેવાઓ સિવાયના તમામ કામકાજ બંધ રહેશે તો આવતીકાલથી રવિવાર સુધી રાજકોટ સોની બજાર સંપૂર્ણ બંધ રહેશે તથા રાજકોટની સમરસ હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબધીઓ માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામા આવી

સહયોગથી યુનિવર્ આ સંસ્થા એ રસીકરણ માટે શ્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેવા વિસ્તારો માં વરાછા નાના વરાછા વેડ રોડ અને પૂણા નો સમાવેશ થાય છે

ખેડા ના કઠલાલ માં પણ બે દિવસ ના બંધ નું એલાન આપવામાં આવ્યું છે

હિમમતનગર માર્કેટ થાર્ડ માં ઘઉ વેયવા માટે ખેડૂતો ધસારો કરતાં જોવા મળ્યા છે ટેકા ના ભાવે ઘ ઉ ખરીદતા કેન્દ્ર ના કર્મચારી કોરોના પોઝિટિવ આવતા ખેડૂતો પાસે થી માલ લેવાનો બધ કરતાં હિમમતનગર થાર્ડ માં ખેડૂતો ની ભીડ એકઠી થતી જોવા મળી હતી હવામાન આગાહી હવામાન ખાતાએ સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી રાજકોટ ભુજ તેમજ ઉત્તર ગુજરાતનાં પાટણ જીલ્લામાં આગામી ત્રણ કલાકમાં વીજળી સાથે માવઠાની કરેલી આગાહી સાચી પડતી જાયછે અને ઠેર ઠેર ઝાપટા શરૂ થઇ ગયા હોવાના અહેવાલ છે દરમિયાન અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કચ્છના ભુજ અંજાર ભયાઉ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે જેના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે સામખીયાળીમાં પણ ભારે પવન સાથે કરા પડયા હોવાના અહેવાલ છે કમોસમી ઝાપટાને લીધે ખેતીને નુકાશાન થવાની ચિતાં ખેડૂતોમાં જોવા મળી રહી છે

સાંસદ સી આર પાટિલ ના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સેન્ટર માં જેમના ઘરે આઈસોલેટ થવા અલાયદો રૂમ નથી તેવાં દર્દીઓ ને દાખલ કરાશે

કમિશનર બંછાનિધી પાની હાજર રહ્યા હતા

અંબાજી નવરાત્રી આજે ચૈત્રી અષ્ટમી છે ને ચૈત્રી નવરાત્રી દરમીયાન અષ્ટમી સહીત હજ્જારો શ્રદ્ધાળુંઓ અંબાજી મંદિરે દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે પણ હાલ માં કોરોનાં મહામારી નાં વધી રહેલાં સંક્રમણ ને રોકવા તેમજ અંબાજી આવતાં થાત્રીકો કોરોના મુક્ત રહે તે માટે અંબાજી મંદિર ચૈત્રી માસ ની પહેલી નવરાત્રી થી જ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતુ જેનાં પગલેં આજે ચૈત્રી અષ્ટમી નાં દિવસે હજ્જારો શ્રદ્ધાળુંઓ ની ભીડ નાં સ્થાને સન્નાટો જોવા મળી રહ્યો છે મંદિર પરીસર તેમજ નીજ મંદિર પણ સુમસામ ભાસી રહ્યા છે

આ વર્ષે ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિરમાં કોરોના સંક્રમણના કારણે આઠમના હવનમાં ભક્તોને હાજર રહેવા તેમજ પ્રદક્ષિણા ફેરી બંધ રાખી હતી હોમ હવન અને પુજા અર્ચનામાં ઉપસ્થિત મંદીર ટ્રસ્ટ ના સભ્યોએ માતાજી ને પ્રાર્થના કરી હતી કે દેશ દુનિયા સહિત ગુજરાત ને કોરોના રોગયાળા માંથી રાહત મળે રાજય રસીકરણ રાજયના લોકોને કોરોના સામે રક્ષણ આપવા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન઼ાનગરના તમામ રસીકરણ કેન્રોણ ઉપરથી રસીકરણની સઘન કામગીરી થઇ રહી છે

છોટા ઉદેપુર જીલ્લામાં સબજેલના કેદીઓને કોવિડ વેકસીન આપવામાં આવી રહી છે